પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

અમદાવાદના સાબરમતી રિવરફ્ટથી કેવડીયા વચ્ચેની સી પ્લેન સેવા ફરીથી શરૂ થઇ

બી બી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રિય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધન અને કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે

તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રીજી જાન્યુઆરીએ ઉનામાં પાંચમી જાન્યુઆરીએ બાયડમાં સાતમી જાન્યુઆરીએ તિલકવાડામાં અને નવમી જાન્યુઆરીએ લુણાવાડામાં કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ કરાવશે

ભાજપ ભરત પંડ્યા ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું છે કે આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે તેના ભાગરૂપે ભાજપે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે

પ્રદેશ પ્રમુખશ્રી સી

પાટીલ દ્વારા પેઈઝ કમિટીને મહત્વ આપતાં જણાવ્યું હતું કે પેઈઝ કમિટી યુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર છે

તેમણે જણાવ્યું હતું કે સી પ્લેનના મેઈન્ટેનન્સની સવલત સાબરમતી રિવરફન્ટ ખાતે ઊભી કરાઈ રહી હોવાથી વિમાનને અન્ય સ્થળે જવું નહીં પડે અને સ્ટેચ્યું ઓફ યુનિટી માટેની હવાઈ સેવા હવે અવિરત યાલુ રહેશે સી પ્લેન હવાઈ સેવાના પરીક્ષણ માટે નાગરિક ઉ હુયન મંત્રાલયની એક ટુકડી આવતીકાલે ગુજરાત આવી રહી હોવાનું પણ શ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું

ઉત્તરાખંડના રાજ્યપાલશ્રી ગુજરાત પ્રવાસે છે અને તે દરમ્યાન તેમણે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એશિયાટીક લાયન ધામ ગીરનાર અને સોમનાથની મુલાકાત લીધી હતી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા કેવડીયાના સર્વગ્રાહી પ્રવાસન ધામ તરીકે વિકાસથી તેઓ પ્રભાવિત થયા હતા

શ્રી રૂપાણીએ ઉત્તરાખંડના રાજ્યપાલશ્રીને વિશ્વની સૌથી વિરાટ ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી રાજ્યપાલ મુલાકાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ જ્યુરીસ્ટના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા બાર એસોસિએશનના ચેરમેન ડો આદિશ અગરવાલાએ રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અમેરિકન લેખિકા શ્રી એલિઝાબેથ હોરન સાથે મળીને ડો અગરવાલાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર લખેલું પુસ્તક નરેન્દ્ર મોદી હાર્બિનજર ઓફ પ્રોસ્પેરીટી એન્ડ એપોસલ ઓફ વર્લ્ડ પીસ રાજ્યપાલશ્રીને અર્પણ કર્યું હતું જાપાનીઝ મેટ આર્ટ પેપર ઉપર છપાયેલા આ પુસ્તક વિશે તેમણે રાજ્યપાલશ્રીને વિસ્તૃત માહિતી પણ આપી હતી ભૂજ તાલીમ શિબિર ભૂજની એરીડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીસ સંસ્થાના માધ્યમથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે એક તાલીમ શિબિર યોજાઇ આ અંગે વધુ માહિતી આપતાં એરીડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીસના ડાયરેક્ટર ડો યોગેશ જાડેજાએ આ મુજબ જણાવ્યું

વડોદરા નેશનલ હાઇવે ઉપર કરજણ તાલુકાના કંડારી ગામે બપોરે બાઇક પર સવાર ત્રણ યુવાનોના અકસ્માતમાં મોત નિપજ્યા છે અમારા વડોદરાના પ્રતિનિધિ જણાવે છે કે ત્રણેય યુવકો પાદરના રહેવાસી છે અને બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી કે અન્ય વાહને ટક્કર મારવાથી અકસ્માત સર્જાયો છે તે જાણી શકાયું નથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અન્ય બનાવમાં આણંદ જિલ્લાના કણભાઇપુરા પાસે વહેલી સવારે ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે

આ પ્રસંગે જિલ્લા સાંસદ દિપસિંહ રાઠોડ જિલ્લા કલેક્ટર સી

પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા વડોદરા ચૂંટણીપંચ ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા પંચાયત અને નગરપાલિકોઓની યૂંટણીની પૂર્વ તૈયારી યૂંટણીપંચ દ્વારા કરવામાં આવી રહી છે

તેમજ ચૂંટણી માટે શહેર ચૂંટણી અધિકારી ઉપરાંત બે સિનિયર અનુભવી અધિકારીઓના નામ રજૂ કરવાના રહેશે નોંધનીય છે કે કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરીને ચૂંટણીમાં નિયુક્ત કર્મચારીઓની તાલીમ શિબિર અને મતદાન જાગૃતિ શિબિરો યોજવાની રહેશે